સાંભળો અમારા સંવાદદાતા યોગેશ પંડવાનો અહેવાલ

સુરત બેઠક અંગે સાંભળિએ અમારા પ્રતિનિધિને

સૌથી ઓછું મતદાન અમરેલીમાં કચ્છથી પણ ઓછું રહ્યું છે

વીઆઇપી મતદાન ઇવર્નીંગ ભાજપમાં લોકપ્રિય નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગુજરાત આવ્યા હતા અને અમદાવાદના રાણીપ વિસ્તારની એક શાળામાં મતદાન કર્યું હતું લોકશાહીના પરમ તહેવાર સમાન ચૂંટણીમાં તમામ નાગરિકને મતદાન અચૂક કરવા તેમણે અપીલ કરી હતી ત્રાસવાદનો મુકાબલો કરવા માટે વોટર આઇ ડી ની તાકાત કાફી હોવાની પ્રધાનમંત્રી મોદીએ ટકોર કરી હતી

ભરૂચ નજીક પીરામણ ગામે કોંગ્રેસમાં ટોચના નેતા અહેમદ પટેલે મતદાન કર્યું હતું અને તેમના પક્ષને ગુજરાતમાં માતબર સરસાઇ મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહેલ દ્વારા મતદારોનો આભાર માનવમાં આવ્યો હતો

કોહલીએ આજે ગાંધીનગરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ભાજપમાં સૌથી સન્માનિય નેતા લાલક્રષ્ણ અડવાણી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અમદાવાદ પહોંચ્યા હતા અને શાહપુરમાં મતદાન કર્યું હતું જ્યારે અરૂણ જેટલીએ પણ અમદાવાદમાં મતદાન કર્યું હતું પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઇ પટેલે રાજકોટમાં મતદાન કર્યું હતું કેન્દ્રશાસિત પ્રદેશ દિવદમણના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગર ખાતે મતદાન કર્યું કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાએ રાજકોટ ખાતે મતદાન કર્યું મધ્યપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલે અમદાવાદ શહેરના શીલજ ખાતે મતદાન કર્યું ગુજરાતના મુખ્ય સચિવ જે

સિંઘે ગાંધીનગરમાં મતદાન કર્યું હતું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 ભાજપ તથા કોંત્રેસ એમ બંને પક્ષ સાથે છેડો ફાડી ચુકેલા રાજકીય અગ્રણી શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર નજીક આવેલા તેમના વતન વાસણિયા ગામે મતદાન કર્યું હતું ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ રાજકોટમાં મતદાન કર્યું હતું જ્યારે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ સૌરાષ્ટ્રના જામ ખંભાળીયા ખાતે મતદાન કર્યું હતું

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડવાએ અમદાવાદના બોપલમાં મતદાન કર્યું હતું જ્યારે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ અમદાવાદમાં બોડકદેવ ખાતે મતદાન કર્યું હતું

આ પૈકી ધ્રાંગધ્રા પેટાચૂંટલીની વિગતો આપે છે અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ

આજે યોજાયેલા મતદાનમાં પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરતા યુવાનો મહિલાઓ તથા વૃદ્વોએ પોતાના પ્રતિભાવ આપ્યા

કચ્છના ત્રામીણ વિસ્તારોમાં મહિલાઓ અને પુરૂષો પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને મતદાન કરવા આવી પહોંચ્યા હતા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

જૂનાગઢ અને વંથલીમાં લગ્નના જાનૈયાઓએ અને વરરાજાએ સાથે મળીને મતદાન કર્યું હતું

નર્મદા જિલ્લામાં દિવ્યાંગ મતદારોની સાથે સાથે શતાયુ મતદારોમાં પણ મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો છે

છોટા ઉદેપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાએ પોતાના પિતા મોહનસિંહ રાઠવા અને પરિવારના અન્ય સભ્યો સાથે મળીને ત્રણ પેઢીએ એક સાથે મતદાન કર્યું હતું